પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને બંગાળની મુલાકાત લઈને વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

આપવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની વડી અદાલતના હીરક જયંતી સમારંભમાં ગઈકાલે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું દેશના નાગરીકોના અધિકારોનું અથવા દેશહિતનું રક્ષણ કરવાનું હોય ત્યારે ન્યાયતંત્રે પોતાની ફરજ બજાવી છે દેશભરની અઢાર હજાર અદાલતોને ઇન્ટરનેટથી જોડવામાં આવી છે અને તેમના દ્વારા ચુકાદાઓ ઓનલાઇન માધ્યમથી અપાઇ રહ્યાં છે જેથી ન્યાય પ્રક્રિયામાં સરળતા વધી છે

આ પ્રસંગે કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ગુજરાત વડી અદાલતે ભારતીય ન્યાય પ્રક્રિયામાં હંમેશા ઉચ્ય ધોરણો નક્કી કર્યા છે